પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશામાં સુંદરગઢમાં જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે તેમની સરકારે જમીન આકાશ અને અવકાશ તમામ ક્ષેત્રોમાં સર્જીકલ સ્ટ્રાઇક કરવાની હિંમત બતાવી છે ઓડિશાના સુંદરગઢમાં ચૂંટણી રેલીને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું હતું કે અગાઉની સરકાર સર્જાકલ સ્ટ્રાઇક વિશે વિચારી શકતી ન હતી

ગઈકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન કેટલાંક ઉમેદવારીપત્રો રદ થયા છે

અમિત શાહે આજે સવારે નવ લાગે અમદાવાદના સરખેજ ગામથી રોડ શો શરૂ કર્યો હતો શ્રી અમિત શાહની સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને ભાજપના અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા

તેમજ્ઞે ભાજપના કાર્યકર્તાઓનાં પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો હતો

ચૂંટણી એવી પ્રક્રિયા છે જેમાં અધિકારી સ્વતંત્ર હોય છે ભારતના ચૂંટણી આયોગની સૂચનાઓનું પાલન કરીને ચૂંટણી કાર્યમાં કથાંથ કોઇ ચૂક કે આક્ષેપ ન થાય તેવી રીતે યૂંટણીનું કામકાજ ભેદભાવ વિના કરવાનું છે તેમ યૂંટણી માટેના નિયુકત જનરલ ઓબ્ઝર્વર શ્રી અભિષેક ક્રિષ્નાએ કચ્છના ચૂંટણી અધિકારીઓની સમીક્ષા બેઠકને સંબોધતાં જણાવ્યું હતું

આભા ગુપ્તા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને કચ્છના એ

ઓ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા કચ્છ લોકસભા મતદારક્ષેત્ર માટેની ચૂંટણી કામગીરી માટે તંત્ર દ્વારા હાથ ધરાચેલી વિવિધ કામગીરી અને પ્રક્રિયાનો ઉલ્લેખ કરી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ વધારવા સ્વીપ કાર્યક્રમ હેઠળ કરાઇ રહેલા કાર્યની જાણકારી આપી હતી

આ અંગે સુત્રો પાસે થી પ્રાપ્ત માહિતી અનુસાર લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે હેતુથી આસામના ગુવાહાટી થી ગુજરાતના ગાંધીધામ સુધી દોડતી કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન ખુબ જ લાંબા રૂટની અને ઘણાં રાજયોમાંથી પસાર થવાની હોવાથી આ ટ્રેનમાં મતદાન જાગૃતિ અંગે જુદા જુદા સ્ટિકર લગાવવામાં આવ્યા છે આ દ્રેન આવતી કાલે ગાંધીધામ આવશે અને બપોરે ગુવાહાટી પરત જવા રવાના થતી વેળાએ કચ્છ જિલ્લા મુખ્ય ચુંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર સુશ્રી રેમ્યા મોહન લીલીઝંડી બતાવી રવાના કરશે

આજથી ચૈત્રી નવમી સુધી ભક્તો માતાજીની પૂજા આરાધના કરશે

સમગ્ર કચ્છ સહિત રાજ્ય અને દેશભરથી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં પ્રખર તાપ વચ્ચે પણ હાજીપીર પહોંચી રહ્યા છે